ધરાશે ભારતે કોવિડ રસીકરણ અભિયાનમાં દસ કરોડથી વધુ લોકોને કોવિડ વિરોધી ર સી આપી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે

સંપૂર્ણ લોકડાઉન લાગુ થશે

ભારત અને ચીન પડતર મુદ્દાઓનો ઉકેલ અગાઉ સધાયેલી સમજૂતીઓ તથા પ્રોટોકોલ મુજબ મેળવવા સંમત થયા છે આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે મુંબઈમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપીટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને સાત વિકેટે પરાજય આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ નાગરિકો તથા જેમને જરૂર છે તેવા નાગરિકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરવા મદદરૂપ થવા યુવાનોને અપીલ કરી છે પાત્રતા ધરાવતા બધા જ નાગરીકો કોવીન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ દ્વારા રસી લેવા નોંધણી કરાવી શકશે રસીકરણ સ્થળે એજ સમયે જઇને પણ નોંધણી કરી શકાશે

સંબંધિત જિલ્લા વહીવટીતંત્રોએ આ અંગેના આદેશો જાહેર કર્યા છે આ પહેલાં રાયપુર તથા દુર્ગ જિલ્લાઓમાં લોકડાઉન લાગુ કરાયું છે અમારા સંવાદદાતા જણાવે છે કે હવે છત્તીસગઢ રેલવે તથા વિમાન દ્વારા આવનારા બધા જ મુસાફરોને આર

ટેસ્ટ ફરજિયાત કરાવવા પડશે રાયપુર જિલ્લા વહીવટીતંત્રે પાટનગર રાયપુરમાં આવેલા ઇનડોર સ્ટેડિયમને કામચલાઉ ધોરણે કોવિડ સારવાર કેન્દ્રમાં ફેરવવાનો નિર્ણય લીધો છે

એક ટ્વીટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનાનો ભોગ બનેલાના પરિવારજનો પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ ઘરે પરત ફરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઈટાવામાં એક ટ્રક ખાડામાં ખાબકી હતી જેના કારણે ઓછામાં ઓછા દસ લોકોના મોત નિપજ્યાં હતા તથા ધણાં ઈજાગ્રસ્ત થયા છે